પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

એસ એફ

ડાયરેક્ટર જનરલ રાકેશ આસ્થાના કોરોના સારવારમાં વપરાતા ઈંજેકશન અને દવાની માંગ અને વપરાશમાં ઘટાડો થતાં

માં કેદ થયું છે કોવિડ અંગે તકેદારી સાથે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ બધે થી મળ્યા છે

ઉમેદવારનું મતદાન અબડાસા બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી વિરાણી ગામે પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેમના નજીકના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ નખત્રાણામાં મતદાન કર્યું હતું કચ્છના સાંસદ વિનોદ યાવડાએ પોતાના ગામ સુખપર રોહા ખાતે મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો ધારીના ભાજપ ઉમેદવાર જે વી કાકડિયાએ પોતાના પરિવાર સાથે યલાળા ખાતે તો તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસ ના સુરેશ કોટડીયા એ ફૂબડા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

મોરબી બેઠકના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ માળિયાના ચમનપર ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું તો કોંગ્રેસ ના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મોરબી ખાતે બોયઝ હાઈસ્ક્રલમાં મતદાન કર્યું હતું સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મોરબીમાં મતદાન કર્યું હતું કરજણ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે તેમના વતન એવા લીલોડગામ ખાતે મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ભરથાણા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર વિજય પટેલે હનવત યોડ ખાતે મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાંત ગાવીતે સુસરદા ગામે પોતાનો મત નાખ્યો હતો કપરાડા બેઠકના ભાજપ ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ કાકડકીપર ગામે જ્યારે તેમના હરીફ ઉમેદવાર એવા કોંગ્રેસના બાબુભાઇ વરઠાએ મોટા પોંઢાના બરમેડા ફળિયા ખાતે મતદાન કર્યું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઢડા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પોતાના માટે મતદાન કરી શકયા નહોતા કારણ કે તેઓ મતદાર તરીકે અન્યત્ર નોંધાયેલા છે ભાજપના આત્મારામ પરમાર નું નામ સુરતમાં મતદાર તરીકે નોંધાયેલું છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકી ભાવનગરમાં નોંધાયેલા છે

એફ વડાની કચ્છ મુલાકાત કચ્છના અખાતમાં આવેલી દરિયાઈ સરહદની મુલાકાતે આવેલા સીમા સુરક્ષા દળના વડા રાકેશ અસ્થાનાએ સલામતી વ્યવસ્થાની સમિક્ષા કરી હતી

ના ડાયરેકટર જનરલનો હોદ્દો ગ્રહણ કર્યા બાદ તેમનો આ પહેલો કચ્છ પ્રવાસ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખાસ વિમાનમાં ભુજ પહોંચ્યા બાદ શ્રી આસ્થાનાએ ગુજરાતમાં બી

મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની બેઠક થોજી હતી અને ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા લખપત ગયા હતા

કોટેશ્વર ખાતે રાત્રિ રોકાણ બાદ કાલે તેઓ સિરક્રીકમાં જવાના છે

ની દરિયાઈ પાંખને વધુ મજબૂત કરવાનું આયોજન હાથ ધરાય તેવી વકી છે

આમ કોરોના સારવાર માં વપરાતી દવાઓની માંગ અને વપરાશમાં મોટો ઘટાડો જોવા મળેલ છે

રાજયમાં કોરોનાના કેસો નોધાવવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે

દિવંગત શ્રી ખાનપુરાના લોક્સેવા કાર્યોની નોંધ લેતા તેમણે કહ્યું છે કે આમ આદમીની ભલાઈ માટે સદાય કાર્યરત રહેનાર લોક સેવકને તેઓ શોકાંજલી પાઠવે છે સદગતના પરિવારને તેમની ખોટ સહન કરવાની શક્તિ ઈશ્વર પ્રદાન કરે તેવી ભાવના પણ શ્રી રૂપાણીએ વ્યક્ત કરી છે

આગામી દિવસોમાં દિવાળી નિમિતે બાળકો દ્વારા તૈયર કરાયેલા દિવડાઓનુ વેચાણ કરાશે અને તેમાંથી ઉપજતી આવકનો ઉપયોગ દિવ્યાંગ બાળકોના હિતમાં કરાશે